પશ્ચિમ બંગાળ અને આસામની ત્રીજા તબક્કાની અને તમિળનાડુ કેરળ અને પુડુચ્ચેરીની વિધાનસભાની ચુંટણી માટે મતદાન ચાલી રહ્યું છે દેશભરમાં આજથી કોવીડ દરમિયાનના વ્યવહાર અંગેના રાષ્ટ્રીય અભિયાનનો આરંભ થયો છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આવતીકાલે સાંજે યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું કે કૃષિ કાયદાઓ સીએએ અથવા મજૂર કાયદા સંદર્ભમાં લોકોને ખોટા માર્ગે દોરી રહ્યા છે

ન્યૂ કોરોના ટ્યૂન વિધાનસભા ચૂંટણી તમિલનાડુ કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડયેરી વિધાનસભા અને પશ્ચિમ બંગાળ અસમ વિધાનસભામાં ત્રીજા તબક્કા માટેનું મતદાન ચાલી રહ્યું છે તમિલનાડુ કેરળ અને પુફ્યેરીમાં એક તબક્કામાં અસમમાં ત્રણ અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં જ તબક્કામાં યૂંટણી યોજાઈ રહી છે

આસામમાં છ વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં સાડા છ વાગ્યા સુધી જ્યારે તમિલનાડ઼ કેરળ પુફ્યેરીમાં સાત વાગ્યા સુધી મતદાતાઓ મત કરી શકશે યૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સલામતીની વ્યવસ્થા કરાઈ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી ઉચ્યસ્તરીય બેઠકમાં શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોમાં જાગૃતિ અને તેમનો સમાવેશ કોવિડ મેનેજમેન્ટ માટે સર્વોચ્ય બાબત બની રહેશે બેઠક દરમિયાન દેશમાં કોવિડના વધી રહેલા કેસ અને મૃત્યુદર અંગે ચિંતા દર્શાવવામાં આવી હતી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

આ વખતે કોવિડ રોગચાળાના કારણે ચર્ચા વર્યુઅલ મોડમાં યોજાશે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કોઈપણ માનસિક તનાવ વિના પરીક્ષાઓ માટે તૈયાર થવા અને ફાજર રહેવા માટેના વિચારો અને સૂચનો કરશે શ્રી મોદીએ ગઈકાલે એક ટ્વિટમાં જણાવ્યું કે પરીક્ષા યોદ્ધાઓ વાલીઓ અને શિક્ષકો સાથે એક નવા સ્વરૂપે યાદગાર ચર્ચા કરવામાં આવશે જેમાં વિવિધ વિષયો પર ઘણા રસપ્રદ પ્રશ્નો હશે પ્રધાનમંત્રી પરીક્ષામાં તણાવ સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે

ભાજપ રાષ્ટ્રહિતને અગ્રતા આપવાની સાથે સાથે પ્રાદેશિક આશા આકાંક્ષાઓને પણ એટલું જ મહત્વ આપે છે

આજે દાંડીમાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ મેમોરિયલ ખાતે યોજાયેલા દાંડી યાત્રા સમાપન કાર્યક્રમમાં તેઓ સંબોધી રહ્યા હતા

આ સમય આપણા દેશને આઝાદી અપાવનાર સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવાનો દિવસ છે

મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ અનિલ દેશમુખના રાજીનામાનો સ્વીકારવાની રાજ્યપાલને ભલામણ કરી હતી દેશમુખ સીબીઆઈ મુંબઈ વડી અદાલતે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસ કરવા સીબીઆઈને આદેશ આપ્યા છે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

નોંધવા મંજુરી આપી નથી

આગળની કાર્યવાહી માટે નિર્ણય લઈ શકે છે

જયશંકર અને રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લાવારોવ વચ્ચે દિલ્હીમાં મંત્રણા યોજાઇ રહી છે રશિયાના વિદેશમંત્રી ભારતની બે દિવસની સત્તાવાર મુલાકાતે ગઈકાલે દિલ્હી પહોંચ્યા છે

રશિયાના વિદેશમંત્રીની આ મુલાકાતી હવે પછી યોજાનારી ભારત અને રશિયાની શિખર બેઠકની તૈયારીની સમીક્ષાની પણ તક મળશે

સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્યો મેળવવાની ગતિ વધારવા ડિજીટલ શિક્ષણનું મહત્ત્વ અંગે આજે યોજાનારી બેઠકમાં ચર્ચા કરાશે